પ્રધાનમંત્રીએ પારદર્શક વહીવટ તથા સપ્ન કામગીરી પર ભાર મૂક્યો હતો અને કહ્યું કે તેઓ કાશીના સામાન્ય નાગરિકોના ટેકાથી આટલા મહત્વના પદ પર પહોંચ્યા છે શ્રી મોદીએ વિકાસલક્ષી રાજનીતી અને આર્થિક વૃદ્ધિ પર ભાર મૂક્યો અને તે દ્વારા સામાન્ય માણસોના જીવનધોરણમાં સુધારા માટેના અગ્રતા વ્યકત કરી હતી

આ મુલાકાતનો ઉદ્દેશ્ય લોકોએ ફરીથી તેમના ઉપર મૂકેલા વિશ્વાસ માટે આભાર વ્યક્ત કરવાને અને મંદિરમાં પ્રાર્થના કરવાનો હતો

ગાંધીનગર ખાતે પત્રકારો સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે અગ્રસચિવ મુકેશ પુરીએ સુરતમાં ખાસ્સું રોકાઈને અગ્નિકાંડનો તપાસ અહેવાલ તૈયાર કરી મને સોંપ્યો છે અગ્નિકાંડ માટે જવાબદાર હોય તેવા કોઈને કાયદાની પક્કડમાંથી છટકવા નહીં દેવાય તેવી ખાતરી તેમણે જનતાને આપી છે

સુરતના સરથાણામાં તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના પાછળ એર કન્ડિશનરમાંથી થયો સ્પાર્ક હોવાનું તેમણે કહ્યું છે બીજા અને ત્રીજા માળ વચ્ચે બિલ્ડિંગના પાછળ બેસાડેલા એ સી ફેન યુનિટમાં તણખા ઝર્યા બાદ તેની બાજૂમાં લગાડેલા ફલેક્સ બેનરે આગ પકડી હતી અને ઉપરના માળે ધુમાડા સાથે આગને પહોંચાડવાનું કામ સળગતા બેનરોએ કર્યું હતું

તેમણે કબૂલ્યું હતું કે ચોથા માળે ચાલતા ક્લાસમાં જવા માટે માત્ર એક સીડી હતી અને પરવાનગી વગર બાંધી દેવાયેલો ચોથો માળ અનેક નિર્દોષ જિંદગી ભરખી જવા માટે જવાબદાર છે

ગોધરા ખાતે ખાનગી ટ્યૂશન કલાસ ચલાવતા લોકો એકઠાં થયા હતા અને ગાંધીચોક ખાતે શ્રધ્ધાંજલિ કાર્યક્રમ રાખ્યો હતો ગોધરા નગરપાલિકા તરફથી નોટિસ મળ્યા બાદ ફાયર સેફટીના સાધનો વસાવી લઈ એનઓસી મેળવ્યા બાદ કલાસ ફરી શરૂ કરવાની સહિયારી જાહેરાત આ પ્રસંગે કરી હતી કડી નગરપાલિકાએ સિનેમાગૃહ દવાખાના હોસ્પિટલ તથા તમામ શૈક્ષણિક સંકુલને આગ સામે અગમચેતી દાખવતા પગલાં ભરવા નોટિસ પાઠવી છે ગુજરાત ફાયર પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફ્ટી રેગ્યુલેશન હેઠળ પાઠવેલી નોટિસમાં કડી નગરપાલિકાએ જણાવ્યું છે કે લોકોની ભારે અવરજવર ધરાવતા મોટા બિલ્ડિંગ હોસ્પિટલ તથા શોપિંગ મોલના સંચાલકોએ ફાયર સેફટીની વ્યવસ્થાનું વેરીફિકેશન નગરપાલીકા પાસે કરાવું લેવું મોરબીમાં પણ ખાનગી ટ્યૂશન ક્લાસ એસોસિએશન દ્વારા શ્રધ્ધાંજલિ કાર્યક્રમ યોજાઈ ગયો જેમાં તમામ સંચાલકોએ બાળકોની સલામતી માટે સઘળુ કરી છૂટવાની તૈયારી દાખવી હતી દ્વારકા ખાતે પણ મ્રતક બાળકોના આત્માને ભગવાન શાંતિ અર્પણ કરે તેવા ભાવ સાથે શ્રધ્ધાંજલિ યોજાઈ ગઈ તો તાપી જિલ્લાના મુખ્ય મથક એવા વ્યારા ખાતે જયાં જ્યાં ખાનગી ટ્યૂશન ક્લાસ ચાલતા હોય તેવા તમામ બિલ્ડિંગનું ચેકિંગ હાથ ધરાયું હતું અને જ્યાં ફાયર સેફ્ટીને લગતી ત્રુટિ જણાઈ ત્યાં તાત્કાલિક નોટિસ આપવામાં આવી છે

કચ્છમાં પણ વહીવટી તંત્ર એ કડક કામગીરી હાથ ધરી છે

આવા લગ્નોત્સવથી સમાજના આર્થિક રીતે સક્ષમ ન હોય તેવા પરિવારો પણ પોતાના દિકરા દિકરીના લગ્ન ધામધૂમથી કરી શકે છે આ પ્રસંગે મુખ્યમંત્રીના હસ્તે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા રાજ્ય સરકારની કુંવરબાઈ મામેરૂ યોજના અંતર્ગત દરેક દંપત્તિને બે હજાર રૂપિયાની સહાય આપવામાં આવી હતી હવામાન ખાતાએ આગાહી કરી છે કે અમદાવાદ સહિત રાજયમાં ગરમીનો પ્રકોપ આવતા ચાર પાંચ દિવસમાં વધશે

પરંતુ ગુજરાતની દક્ષિણ દરિયો ખેડવા જઇ શકાશે તેમ હવામાન ખાતાએ કહ્યું છે

ડાંગના આદિવાસી ખેડૂતો મશરૂમ જેવી પ્રિમિયમ ખેતપેદાશનું વાવેતર કરતા શીખ્યા છે અને તેની ખેતીમાંથી સારી કમાણી કરવા લાગ્યા છે સાપુતારા આવતા સહેલાણીઓને અઢીસોથી ત્રણસો રૂપિયા કિલો મશરૂમ વેચવા માટે મહિલાઓ ત્યાં પહોંચવા લાગી છે અમારા પ્રતિનિધિ જણાવે છે કે મશરૂમ ઉગાડવા માટે નેટહાઉસ બનાવવાનું કામ ખેતીવાડી ખાતુ કરી આપતું હોવાથી આદિવાસીઓ આવા બિનપરંપરાગત પાક તરફ વળતા જાય છે જેને પરિવર્તનની નિશાની ગણવી રહી